જે ફેઠળ પક્ષકારો એ મહેસૂલ વિભાગની ગરવી વેબસાઇટ મારફતે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીનું ઓનલાઇન ચુકવણું કર્યા બાદ પોતાના દસ્તાવેજની નોંધણી માટે તારીખ અને સમય ઓનલાઇન મેળવી શકે છે આમ દસ્તાવેજની નોંધણી માટે ફાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકિયા રાજ્યમાં કાર્યરત બની છે અંગે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ શિડ્યુલરનો અમલ પાઈલોટ પ્રોજેક્ટ તરીકે રાજ્યની આઠ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં શરૂ કરાયો છે નેહલ ઠકકર કોરોના વાયરસ ઃ કેન્દીય આરોગ્ય સચિવ પ્રિતિ સુદાને નોવેલ કોરોના વાયરસ અંગે જાગતિ અને તકેદારી સંદર્ભ માં વિડીયો કોન્ફરન્સ દવારા સમીક્ષા કરી હતી વિવિધ મંત્રાલયોના સચિવ તથા રાજયોના આરોગ્ય સચિવો સાથે તેમણે વિવિધ તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી તથા તૈયારીઓ અંગે પુછપરછ કરી હતી એક નિવેદનમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હત ક કેટલીક આરોગ્યપદ ટેવો વિકસાવવામાં આવે તો વાયરસ ફલાવવાની શકયતા ઘટી જાય છે તેમણે લોકોને વારંવાર સાબથી હાથ ધોવા અનુરોધ કયો આ ઉપરાંત ઉધરસ કે શરદી થઈ હોય તો મોં ઢાંકીને રાખવા અને છીંક આવે તો રૂમાલનો ઉપયોગ કરવા પર ભાર મકયો છે આ ઉપરાંત ફેલાવાથી બચવા ગોચ જગ્યા પર જવાનું ટાળવા અને તાવ શરદી હોય તો તાકીદે સારવાર લેવા જણાવ્યું છે

નેહલ ઠકકર પશુપાલકો શ્વેતક્રાંતિનું સર્જન રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર અને જિલ્લા કક્ષાની બે શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે કચ્છની જિલ્લા કક્ષાની બીજી પશુપાલન શિબિરનું આયોજન અંજાર તાલુકાના મિંદીયાળા ગામે કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા આયોજિત પશુપાલન શિબિરના ઉદ્દઘાટન કરતાં રાજ્યમંત્રી વાસણભાઇ આફિરે કહયું કે રાજ્ય સરકારે કૃષિની સાથો સાથ પશુપાલન ક્ષેત્રનું પણ મફત્વ સમજીને પશુપાલન ક્ષેત્રે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકી છે આ યોજનાઓ થકી કચ્છમાં આઠ ટકા જેટલા પશુધનની વૃદ્ધિ પણ થઇ છે જે દર્શાવે છે કે કચ્છમાં પશુપાલન વ્યવસાય વિકસી રહ્યો છે

મલેશિયાના એ ગિયન વેટલેન્ડ બ્યુરો દવારા દર વર્ષ જળચર પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે

ર આર્મી કેમ્પસમા ગઈકાલે સંકુલ સ્તરીય પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હત જેમાં કેન્દીય વિદ્યાલય નં

જેમાં સમુહગાન સમહ નૃત્ય અન વેશભષા જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર અર્પણ કરવામા આવ્યા હતા સંકુલ સ્તરીય આ પતિયોગિતાના આયોજનમા શાળા આચાર્ય મુખ્ય અધ્યાપક પી જી

સોએસ અધ્યાપકના માર્ગદર્શન પુરું પાડયું હત તેમજ પ્રાથમિક વિભાગના તમામ શિક્ષકોએ સહયોગ પૂરો પાડયો હતો

તેઓ આવતા સપ્તાહે તેઓનો પદભાર સંભાળી લેશે નેહલ ઠકકર ખેત બજાર સમિતિ ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ કેશુભાઈ પટેલનો વિજય થયો છે તેમની સામ નારણ કારા ડાંગરે ઉમેદવારી નોંધાવી હતી ચુંટણી થતાં શ્રી પટેલનો બહ્મતિથી વિજય થયો હતો નેહલ ઠકકર ક્રિકેટ ભારત અને ન્યુઝીલન્ડની ટીમો વચ્ચે બીજી વન્ડે મેચ આવતીકાલે ઓકલેન્ડ ખાતે રમાશે

આગામી દરેક માસમાં આવતા પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાસના ટીપાં પીવડાવાશે આ સુવર્ણપ્રાસના ટીપાથી બાળકોને સર્વાંગી વિકાસ થાય છે રોગ પ્રતિકર શક્તિ વધે છે સ્મૃતિ બુધ્ધિ વધે છે